આદમી પાર્ટી ત્રીજી વાર સત્તા પર આવી મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે લોકોએ વિકાસને મત આપ્યો હોવાનું કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિજય માટે આમ આદમી પાર્ટીને અભિનંદન પાઠવ્યા નિર્ભયાના માતા પિતાએ યારેય ગુજ્જેગારોને મૃત્યુ દંડ માટે નવી તારીખનું વોરંટ માંગતી અદાલતને અરજી કરી દિલ્હી અદાલત આજે આ અરજીની સુનાવણી કરશે

સંસદના બંને ગૃહોની બેઠક આગામી બીજી માર્ય સુધી મુલત્વી રખાઇ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતીય અર્થ તંત્રમાં હકારાત્મક વિશ્વાસ દેખાઇ રહ્યો હોવાનું કહ્યું અને રમતગમતમાં મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે

જેમાં પાંચ બેઠકોનો વધારો થયો છે ગત વિધાનસભા ચૂંટણીના પ્રમાણમાં આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ છ ટકા વધારે મત મેળવી શક્યો છે આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા મુખ્ય નેતાઓમાં નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેજરીવાલ પટપરગંજ બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા બાબરપુરમાંથી ગોપાલરાય શાકુર બસ્તીમાંથી સત્યેન્દ્ર જૈન રાજીન્દરનગરમાંથી રાધવ યજ્ઞ મંગોલપુરીમાંથી રાખી બિરલા અને આંબેડકર નગરમાંથી અજય દત્તનો સમાવેશ થાય છે

ભારતીય જનતા પક્ષના ઉમેદવારોમાં રોહિણી બેઠક પરથી વિજેન્દ્ર ગુપ્તા વિશ્વાસનગરમાંથી ઓમ પ્રકાશ શર્મા આપને પડકારી વિજેતા બન્યા છે કોંગ્રેસ બીજીવાર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો પોતાની બેઠક પર પાંચ ટકાથી પણ ઓછા મત મેળવી શક્યા હતા

એક ટવીટ સંદેશમાં શ્રી મોદીએ દિલ્હીની જનતાની આકાંક્ષાઓ પુરી કરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જે પી નડૃાએ પણ કરેલી શ્રેણી બધ્ધ ટવીટમાં કહ્યું છે કે તેમનો પક્ષ દિલ્હીની જનતાએ આપેલા યુકાદાને માન આપે છે પક્ષના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ દિલ્હી વિધાનસભાની યુંટણીઓમાં હારના કારણોની સમીક્ષા કરશે કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહ્લ ગાંધીએ પણ દિલ્ફીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલને આ યુંટણીઓમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે માર્કસવાદી સામ્યવાદી પક્ષ સીપીઆઇએમ ના મહા સચિવ સીતારામ થેયુરીએ આમ આદમી પાર્ટીને અભિનંદન આપતાં કહથું હતું કે જનતાનો આ યુકાદો ભારતીય જનતા પક્ષની ભાગલાવાદી નીતીનો જવાબ છે

જેમાં આપના વિજેતા ઉમેદવારો વિધાનસભાનો પ્રમુખ નક્કી કરશે

આ સમારંભ મોટાભાગે રામલીલા મેદાનમાં થવાની સંભાવના છે તે શ્રી રાયે વધુમાં જણાવ્યું કે શપથગ્રહણ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જોકે તેઓનો અંતિમ નિર્ણય લેવાનો બાકી છે વિધાનસભાના પક્ષના નેતાની પસંદગી બાદ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને તે અંગે માહિતી આપવામાં આવશે ત્યારબાદ આગળ જાહેરનામું બહાર પડાશે

પોલીસે જણાવ્યું કે નવા ચુંટાયેલા ધારાસભ્ય તેમના ટેકેદારો સાથે તેમના મત વિસ્તારના એક મંદિરમાં દર્શન કરીને પાછા આવી રહયાં હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો આપ ના નેતા સંજયસિંગે એક ટવીટમાં જણાવ્યું હતું કે આ ફમલામાં તેમના પક્ષના કાર્યકર અશોક માન મૃત્યુ પામ્યા છે

અધિક સત્ર ન્યાયાધિશ ધર્મેન્દ્ર રાણાએ આ અરજીના સંદર્ભમાં ચારેય ગુન્હેગારોને નોટીસ પાઠવી છે અને જણાવ્યું છે કે અદાલત આજે આ બાબત હાથ પર લેશે નિર્ભયાના માતા પિતાએ દીલ્ફી અદાલતને જણાવ્યું હતું કે ગુજ્હેગારી કાયદાની મજાક ઉઠાવી રહયાં છે અને તે હતાશાજનક બાબત છે સર્વોચ્ય અદાલતે ગુન્હેગારોને મૃત્યુ દંડ આપવા માટે નવી તારીખ નકકી કરવાના વોરંટ માટે અદાલતમાં જવાની સત્તાવાળાઓને છુટ આપ્યા પછી આ અરજી કરવામાં આવી છે સર્વોચ્ય અદાલતે ગુજેગારોને ફાસી આપવાના યુકાદા પરના મનાઇ હ્કમ સામે કેન્દ્ર સરકારે દિલ્હી વડી અદાલતમાં કરેલી અપીલ અંગે પણ ગુન્હેગારો પાસેથી જવાબ માંગ્યો છે

પંચની ભલામણોના અમલ માટે અદાલતનો આદેશ માંગતી સર્વોચ્ય અદાલતમાં કરવામાં આવેલી અનેક અરજીઓના સંદર્ભમાં સર્વોચ્ય અદાલતે ગઇકાલે આ સુચના આપી હતી ન્યાયમૂર્તિ આર એફ

હવે અંદાજપત્ર સત્રનો ઉત્તરાર્ધ બીજી માર્ચથી શરૂ થશે ગઇકાલે બંને ગૃહોમાં કેન્દ્રિય અંદાજ પત્ર પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભારપુર્વક જણાવ્યું હતું કે નાણાંકીય શિસ્ત જાળવી રાખી છે અને આ સમયગાળા દરમિયાન ક્ગાવો અંકુશમાં રાખવામાં આવ્યો છે ખાદ્ય ચીજોનો કુગાવો પણ સ્વીકાર્ય મર્યાદા કરતાં ઉપર વધવા દેવામાં આવ્યો નથી

તેમણે જણાવ્યું હતું કે જીએસટીની આવક પણ સતત વધી રહી છે અને યાલુ નાણાંકીય વર્ષના છેલ્લા છ મહિના દરમિયાન માસિક એક લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગઇ છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય અર્થ તંત્રમાં હકારાત્મક વિશ્વાસ જણાઇ રહયો છે અને સરકારે અર્થ તંત્રને મજબુત બનાવવા અનેક પગલા લીધા છે

આજે શ્રી કોવિંદ પુનેમાં બેંક પ્રબંધન માટેની રાજકીય સંસ્થા એનઆઇબીએમની સુવર્ણ જયંતી ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

સેનાના કોઇ એકમની ઉત્કૃષ્ટ સેવા બદલ ત્રણેય સેનાઓના સર્વોચ્ય વડા ધ્વારા આ ધ્વજ એનાયત કરવામાં આવે છે

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ સમીક્ષા બેઠકમાં સુશ્રી સુદાને જણાવ્યું હતું કે દેશમાં સ્થિતિ કાબુ હેઠળ છે આરોગ્ય સચિવે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતત સતર્ક રહેવા સુચન પણ કર્યુ હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના એકવીસ વિમાન મથકો બાર મુખ્ય બંદરો અને દેશમાં પ્રવેશવાના જમીન માર્ગો પરથી આવતાં લોકોની તપાસ કરાઇ રહી છે